પોર્ટ ટ્રસ્ટ અધ્યક્ષ સંજય મહેતાના અધ્યક્ષપદે મળેલી બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા એમાં તુણા ટેકરા ખાતે કન્ટેનર ટર્મિનલ બનાવવા પ હજાર કરોડના પ્રોજેક્ટ ને મંજુરી આપવાનો સમાવેશ થાય છે જાગૃતિ વકીલ રાષ્ટીય ઉર્જા કોન્કરન્સ કેવડિયા ખાતે રાષ્ટ્રીય કક્ષાના ઉર્જા કોન્ફરન્સનો આજ થી પ્રારંભ થયો છે જેમાં બે દિવસ દરમ્યાન દેશનું ઉર્જા મંથન રજુ થવાનું છે સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં સાનિધ્યમાં યોજાયેલી આ કોન્ફરન્સને કેન્દ્રના ઉર્જામંત્રી આ

સિંઘે ખુલ્લી મૂકી હૃતી ટેન્ટ સિટીમાં યોજાયેલી આ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે તમામ રાજ્ય તથા કેન્દ્ર શાશિત પ્રદેશમાં ઉર્જા મંત્રાલયનો હવાલો સંભાળતા મંત્રી કેવડિયા પહોચ્યા છે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે નિર્ણય લઇ દિવાળી સુધીમાં કામ પુરા કરવા તાકીદ કરી છે

જાગતિ વકીલ ભારત અને દક્ષિણ આફિકાની ટીમ વચ્ચે પુણે ખાતેની બીજી ટેસ્ટ મેચમાં નવા કીર્તિમાન સ્થાપિત થયા છે

બીજી તરફ બન્ને દેશોની મહિલા ક્રિકેટ ટીમ વચેની વનડે મેચમાં ભારતીય ટીમને પ વિકેટે વિજય થયો હતો

ભારતીય મહિલા ટીમે સતત બીજી મેય વિજય થયો છે

અદાણી મેડિકલ કોલેજના વ્યાખ્યાન ખંડમાં ઉપસ્થિત અધિકારીઓ વિવિધ શાળાનાબાળકો અને શિક્ષકોને ઉદબોધન કરતા કચ્છના તાલીમી સનદી અધિકારીઅપર્ણાગુપ્તાએ જણાવ્યું કે જનમાનસમાં સ્વચ્છતા સંસ્કૃતિનું સર્જન કરવા અને તેના અર્થપૂર્ણ પરિણામમાટે બાળકોની સહભાગીતા જરૂરી છે

અદાણી ફાઉન્ડેશન દ્વારા કચ્છના ભુજ મુન્દ્રાઅંજાર અને ગાંધીધામ તાલુકામાંશડુથયેલા આ સ્વચ્છાગ્રહ પ્રોજેક્ટ અંતર્ગત બાળકો અને શિક્ષકોને ખાસ તાલીમાર્થીઓ દ્વારા તૈયારકરી ત્રણ વર્ષમાં શ્રેષ્ઠ પ્રદાન કરનાર શાળાઓને પુરસ્ફત કરતા જીલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી ડો

પ્રજાપતિ અને જીલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું

જનરલના ચીફ મેડિકલ સુપ્રિ

ભાદરકા ઉપસ્થિત રહ્યા હતા